એકસો પ્રવૃત્તિઓ બંને દેશોના લોકો વચ્ચે હાથ ધરાશે

સત્તાવાર થાદીમાં જણાવ્યા અનુસાર બાંદીપોરા બારામુલ્લા કપવારા ત્રેહગામ સોપોર કુલગામ અને પુલવામા સહીત ઠેરઠેર વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી શ્રીનગરમાં સંવેદનસીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર નિયંત્રણ રખાયું હતું અને ત્રાસવાદીઓ જાહેર વ્યવસ્થામાં તોફાન ન કરે તેની કાળજી લેવામાં આવી હતી જમ્મુની મસ્જીદોમાં મોટી સંખ્યામાં લોકોએ નમાજ અદા કરી હતી કેટલાંક સ્થળો પર પથ્થરમારાના બનાવો નોંધાથા હતા જો કે પોલીસે તેમને વિખેરી નાંખ્યા હતા શનિવારથી પ્રતિબંધો હળવા કરાયા છે પરંતુ ઇન્ટરનેટર સેવાઓ પરનાં નિયંત્રણ યાલુ છે લોકોને તેમના સંબંધીઓ સાથે સંપર્ક કરવાની છુટ અપાઇ છે

પત્રકારોને મીડીયા સેન્ટરમાંથી માહીતી પૂરી પાડવામાં આવે છે

અને યુવનોને વાસ્તવિકતા સ્વીકારવા અનુરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે બે દિવસથી ઇદની ઉજવણી માટે નિયંત્રણ હળવાં કરાયાં છે જા કે સામાજિક માધ્યમો અને સંદેશાવ્યવહારનાં નિયંત્રણ વધુ સમય યાલુ રખાશે કારણ કે તેનો પાકિસ્તાન દુષ્પ્રયાર માટી ઉપયોગ કરે છે

ઇદની ઉજવણી પરંપરાગત રીતે ચાલી રહી છે

તેમણે પોમ્પોર લાલચોક અને હઝરતબલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું

આજે બીજીંગમાં ભારત ચીન ફોરમની બેઠક બાદ પત્રકારોને સંબોધતાં વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે કૈલાસ માનસરોવર થાત્રાનો વ્યાપ વધારવા ચીને સૂયન કર્યું છે અને ભારત આ બાબત આવકારે છે આ ઉપરાંત પરંપરાગત ઔષધિ રમતગમત સહિત યાર ક્ષેત્ર માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા છે

આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત અને બીજી અનૌપયારિક પરિષદ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઇ હતી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

પૂણે બેંગલૂરૂ રાષ્ટ્રીય ધોરીમાર્ગ શરૂ કરાયો છે અને કોલ્હાપુર સાંગલી માર્ગમાં વાહનોને મંજૂરી અપાઇ છે કેરળમાં પણ વરસાદનું જાર ઘટતાં રાહત અને બયાવ કામગીરી વેગીલી બની છે

કર્ણાટકમાં કોપ્પલ ખાતે રાહત અને બયાવમાં જાડાયેલી હોડી ઉંધી વળતાં પાંચ કર્મચારીઓ લાપતા છે તેમને શોધવાની કામગીરી વેગીલી બનાવી છે ફૃષ્ણાનદીમાં જળસ્તર ઘટતાં બેલાગવી અને વિજયપુરામાં રાહત અને બયાવ કામગીરી હાથ ધરાઇ છે

પાકિસ્તાનના પ્રધાનંમત્રી ઇમરાન ખાતે સ્થાપિત ધોરણોથી વિપરીત જઇને એકપક્ષી નિર્ણયો લીધા છે વિશ્વના ઘણા દેશોના વડાને ફોન કરવા થતાં તેનો ભૂતકાળ જાતાં કોઇ પ્રતિસાદ મળ્યો નથી ત્રાસવાદને ટેકો આપવાના તેના ઇતિહાસને પણ સૌ જાણે છે એટલે તેને વાટાઘાટો માટે જ સલાહ અપાય છે તથા પ્રાદેશિક તણાવ ઘટાડવા પણ જણાવ્યું છે પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડ્યા છે અને દ્વિપક્ષી વેપાર બંધ કર્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કોઇ અસર નથી અને તે ત્રાસવાદને પ્રોત્સાહન માટે જાણીતું છે તેનું નાણાંતમત્ર દેવાળા તરફ છે આ ઉપરાંત ત્રાસવાદને નાણાં સહાય હેઠલ પ્રતિબંધનો ભય છે ભારતે તેને ખાસ રાષ્ટ્રનો દરજ્જા ઘણા સમય અગાઉ પાછો ખેંચી લીધો છે ભારતે તેને સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિયંત્રણ રેખા પાર કોઇપણ દુસાહતનો વળતો જવાબ અપાશે પાકિસ્તાન આપમેળે અર્થઘટન કરી રહ્યું હોય ત્યારે તેણે લીધેલા નિર્ણયોમાં તે જ ફસાયું છે

અમરનાથ સાહની અને રાકેશ સાહની સામે ડઝન ગુનાઓ નોંધાયેલા છે તેમને સરકારી ધારાધોરણ અનુસાર પુનર્વસવાટ માટે રખાશે દરમિયાન પોલીસ મહાનિયામક ગુપ્તેશ્વર પાંડેએ માઓવાદીઓને રાષ્ટ્રીય પ્રવાહમાં જાડાવા અપીલ કરી છે

બાદમાં તેમણે ભાજપ કાર્યકારી પ્રમુખ જે પી નક્રાની શુલેચ્છા મુલાકાત લીધી હતી

સામાજિક સેવા અને રાષ્ટ્રવિકાસ માટે આ પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે આ પ્રસંગે શ્રી રીજીજુએ કહ્યું કે થુવાનો જ દેશને રાહ ચીંધી શકે છે

આ પ્રસંગે તેમણે ચીનના પ્રવાસ અંગેના ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું